સમગ્ર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમ્યાન સારો વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ આપી છે તો દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ દરમ્યાન અતિ ભારે વરસાદની આગાહી છે ગિરસોમનાથ જીલ્લામાં વેરાવળ માંગરોળ અને કોડીનારમાં સારો વરસાદ થતાં નદી નાળા છલકાયાં છે

તાલાલાના મધુપુર ગામે પણ સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું હોવાના અહેવાલ છે તો ગીરથી વહેતી દેવકા નદીમાં પણ પાણીની ભારે આવક નોંધાઈ છે ભરતસિંહ સોલંકી ડિસ્ચાર્જ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રી ભરતસિંહ સોલંકી કોરોના વાયરસની બીમારીમાંથી સારા થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે શ્રી સોલંકી આજથી દોઢેક મહિના પહેલા કોરોના પોઝિટિવ જણાતાં તેમને સૌ પ્રથમ વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં કોરોના વાયરસ સામે જંગ લડ્યા બાદ હાલમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે

જાણવા મળ્યા મુજબ દવાના ભારે ડોઝની અસરને કારણે તેમની કિડનીને પણ અસર પહોંચી હતી

જેમાં અમદાવાદ અને સુરત શહેરમાં છ છ સુરત જિલ્લામાં પાંચ ભાવનગર શહેર જૂનાગઢ કચ્છ રાજકોટ જિલ્લામાં એક એક વ્યક્તિનું કોરોનાથી મોત નિપશ્યું છે

દરમિયાન ગઇકાલે સો શિયલ ડિસ્ટનસિંગના નિયમન ભંગ બદલ અમદાવાદનો આલ્ફા વન મોલ સીલ કરવામાં આવ્યા બાદ આજથી મોલમાં સેનીટાઈજેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે

હિરા ઉદ્યોગ માલિકો અને રત્નકલાકારોએ આવકાર્યો હતો

અમરેલી જિલ્લા ડાયમન્ડ એસોસિએશનની બેઠક મળી હતી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અનુસ્નાતક વિભાગની પરીક્ષાઓનો આજથી આરંભ થયો છે

તમામ પાંચ જિલ્લામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય એવા એક એક અધ્યાપકની નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ કરાઇ છે પરીક્ષાર્થીનું થર્મલ સ્કેનિંગ કર્યા બાદ અને સેનેટાઇઝેશન પણ કર્યા બાદ પ્રવેશ અપાયો હતો વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરાવ્યા પછી પણ પરીક્ષા આપવા માંગતા ન હોય કે પરીક્ષા આપી શકતા ન હોય તેમને માટે ઓગસ્ટ મહિનાના અંતમાં અથવા તો સપ્ટેમ્બર મહિનાના પ્રારંભમાં નવેસરથી પરીક્ષા લેવાશે અમારા રાજકોટના પ્રતિનિધિ જણાવે છે કે વિદ્યાર્થી પાસે પરીક્ષા પૂર્વે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરાવાયા છે

વધુમાં પરીક્ષા પૂરી થયાના પંદર દિવસ સુધીમાં જો કોઈ વિદ્યાર્થીને કોરોના કે એવી બીમારી થશે તો તેની સારવાર નો એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભોગવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ આયોજનપૂર્વકની પહેલ અન્ય યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે ચોક્કસ દાખલારૂપ અને પ્રેરણાદાયક બની રહેશે અકસ્માત વીમો મહેસાણા જીલ્લાની વિસનગરના કોપરસીટી મર્ચન્ટ એસોસીએશન દ્વારા કોઇ વેપારી કે સ્ટાફનુ અકસ્માતમાં મોત થાય તો પરિવારને લાભ મળે તે હેતુથી અકસ્માત વીમા યોજના શરૂ કરાઇ છે